ત ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો વધુ વિકસે તે હેતુથી ભારત ચીન સરહૃદે શાંતિ જાળવવા બંને દેશ સહમત થયા છે

અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે જનરલ એરિયા ગલવાન હોટસ્પ્રિંગ અને ગોગરામાં ચીની આર્મીના વાહનોની હિલયાલ જોવા મળી રહી છે

સરકારી સૂત્રોએ આકાશવાણીને કહ્યું કે આ કામ ચાલી રહ્યું છે અને ચીની સૈનિકો હાલના સ્થાનેથી કેટલા પાછા કર્યા છે હજી સ્પષ્ટ થયું નથી ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો વધુ વિકસે તે હેતુથી ભારત ચીન સરહૃદે શાંતિ જાળવવા બંને દેશ સહૃમત થયા છે રાષ્રીદેય સલામતી સલાહકાર અજીત દોવલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત વખતે આ સહમતી સધાઈ હતી બંને પ્રતિનિધિઓએ સરહદી મુદ્દાઓ અંગે સ્પષ્ટ તથા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી

ભારત અને ચીન સરહદે ઊભો થયેલો તણાવ ઘટાડવા પણ બંને પક્ષો સહમત થયા હતા બંને પ્રતિનિધિઓએ તણાવ ઘટાડવા રાજદ્વારી અને સેનાના અધિકારીઓ સ્તરની વાતચીત ચાલુ રાખવા ઉપર ભાર મૂક્યો હતો

સરકારે જણાવ્યું છે કે ખરીફ મોસમમાં સમગ્ર દેશમાં ખાતરની કોઈ ઘટ પડશે નહીં

ૂય ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારો સાથે મસલતો કર્યા બાદ ખાતરની પુરતા પ્રમાણમાં ઉપલબ્ધી સુનિશ્ચિત કરાઈ છે તેમણે કહ્યું કે ખાતર વિભાગ યુરીયાની ઉપલબ્ધતાની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યો છે તથા ખરીફ મોસમમાં ખેડૂતોની માગણી મુજબ યુરિયાનો જથ્થો પૂરો પાડવા પ્રતિબદ્ધ છે

સી સી ગુજરાત ડાઈરેક્ટોરેટ દ્વારા ગઇકાલથી અમદાવાદમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનો પ્રારંભ થયો છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા લેવાની મંજુરી આપી છે

એવી જ રીતે યુનિવર્સિટીઓના શૈક્ષણિક કેલેન્ડરનું તથા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે માન્યતા આપેલી સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનું પણ પરીક્ષાઓ યોજતી વખતે પાલન કરવાની સૂચના ગૃહમંત્રાલયે આપી છે

સંશોધન સંસ્થા તબીબી કોલેજો પરિક્ષણ માટેની પ્રયોગશાળાઓ અને અન્યના સહકાર તથા સઘન પ્રયાસોના કારણે જ આ બાબત શક્ય બની છે

સરકારે સેમ્પલ ટેસ્ટ કરવા માટેના ઉપકરણોના ઘરઆંગણે ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યં છે

એક જ દિવસમાં નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે

ભારતે નેપાળના ઇલામ જિલ્લામાં બાંધેલી શ્રી સપ્તમાઈ ગુરૂકુળ સંસ્કૃત વિદ્યાલયનું ગઈકાલે ઉદઘાટન કરાયું છે ભારત નેપાળ મૈત્રી વિકાસ નિગમ કાર્યક્રમ હેઠળ બંધાયેલા આ વિદ્યાલયનું ભારતના કાઠમંડુ ખાતેના રાજદૂતાવાસના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરાયું હતું આ વિદ્યાલય ચાર માળનું તથા હોસ્ટેલની સુવિધાવાળું હોવા ઉપરાંત અહીં વૈદિક તથા આધુનિક શિક્ષણ આપવામાં આવશે